કેન્દ્રીય વહાણવટા રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ગઇકાલે ભારતીય જળમાર્ગે ભુતાનથી બાંગ્લાદેશ માલસામાન લઈ જતા દેશના સૌપ્રથમ જહાજને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભારતના આંતરિક જળમાર્ગોનો ઉપયોગ બે દેશો વચ્ચેના વ્યાપાર માર્ગ તરીકે કરવામાં આવ્યો હતો

શ્રી માંડવિયાએ બ્રહ્મપુત્રા નદી પરના રાષ્ટ્રીય જળમાર્ગ બે પર આવેલા આસામના ધુબ્રી જેટ્ટી પરથી ભુતાનના એક હજાર મેટ્રીક ટન જેટલા તૂટેલા પથ્થર બાંગ્લાદેશ લઈ જતા ભારતીય જહાજને પ્રસ્થાન કરાવ્યું હતું

કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે દરેક વ્યક્તિને સસ્તો ઝડપી અને ઘર આંગણે ન્યાય મળી રહે તે માટે કાયદા વિભાગ પ્રયત્નશીલ છે ગઇકાલે રાજ્યમાં વિવિધ સ્તરની કોર્ટો કાર્યરત કરીને કાયદા તંત્રને વધુ અસરકારક બનાવવામાં આવ્યું હોવાથી રાજ્યમાં શાંતિ સલામતી અને સમૃધ્ધિનું નિર્માણ થયું છે

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું છે કે વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે તંત્ર સતર્ક છે રોગ નિયંત્રણ માટે જનજાગ્રતિ અનિવાર્ય છે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ માટે સ્વસ્છતાથી લઈને તમામ પ્રકારની કાળજી નાગરિકો દ્વારા રાખવામાં આવે એ માટે આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ વિધાનસભા ખાતે રાજકોટ જિલ્લામાં નાના બાળકોમાં જોવા મળેલ બ્રસેલા તાવ બાબતે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે

હડમતાળા ગામની દીકરીને તાવની અસર જણાતાં પરિવારે તબીબને જાણ કરતાં સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા સરકારી અધિકારીને જાણ થઈ હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે ગામની મુલાકાત લઈને સારવાર શરૂ કરતાં બાળકીની તબિયત સુધરી હતી મંત્રીશ્રીએ જણાવ્યું કે આ રોગ પશુઓમાં થતો હોય છે બિમારી ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગે ઘેર ઘેર ફરીને સઘન પ્રયાસો હાથ ધર્યા હતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઇકાલે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે પુર્ણ સમય પી એચ ડી

દર વર્ષે એક હજાર વિદ્યાર્થીને આ સહાય આપવાનો લક્ષ્યાંક રખાયો છે

એચ ડી કરનાર વિદ્યાર્થીઓ માટે અગત્યની જાહેરાત કરતા શિક્ષણમંત્રી શ્રી ચુડાસમાએ કહ્યું હતું કે ગ્રીન યોર સ્કુલ જેવી રાષ્ટ્રીય યોજના હેઠળ ભરૂચ અને ડાંગ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓને પ્રથમ તથા દ્વિતીય ક્રમ મળતા ગ્રીન એવોર્ડ એનાયત થયો હોવાની વાત પણ તેમણે ગૃહ સમક્ષ રજુ કરી હતી અમદાવાદ જિલ્લામાં ડાંગરના ઊભા પાકને બચાવવા ફતેવાડી અને ખારીકટ કેનાલમાં નર્મદાનું પાણી છોડાશે

હાથ ધરાયેલા તળાવોના તમામ કામ ચોમાસા પહેલા જ પૂર્ણ કરવામાં આવે છે

અમદાવાદની પ્રિયંકા રામીએ દિલ્હી ખાતે ગયા મહિને યોજાયેલી કરાટે સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે કરાટેમાં રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવનાર પ્રિયંકા ગુજરાતની પ્રથમ મહિલા છે હવે તે આવતા અઠવાડિયે ઉઝબેકિસ્તાનમાં યોજાનારી એશિયન સ્પર્ધામાં ભારત તરફથી ભાગ લેશે ગઇકાલે આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં કરાટેમાં રાષ્ટ્રીય ચેમ્પીયન પ્રિયંકા રામીએ કહ્યું કે અગાઉની બે રાષ્ટ્રીય સ્પર્ધામાં પરાજય બાદ તેની ભુલો સુધારી વૈજ્ઞાનિક ઢબે તૈયારી કરતાં આ સફળતા મળી છે

અમદાવાદ જિલ્લા સહકારી બેન્ક એ

બનાસકાંઠાના માજી સંસદ સભ્ય અને રાજ્યના માજી મંત્રી સ્વ

તેઓ લોકનિકેતન સંસ્થાના સ્થાપક હતા ગાંધીવાદી અને ચુસ્ત ખાદીધારી સ્વ પુષ્પબેન મહિલા જાગૃતિ ક્ષેત્રે સારી કામગીરી કરી હતી રાજભવન પરિવાર દ્વારા રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓ

વિદાય સમારંભમાં લેડી ગવર્નર શ્રીમતી અવિનાશ કોહલી પણ ઉપસ્થિત હતા રાજ્યપાલ શ્રી ઓ

કોહલીએ જણાવ્યું હતું કે રાજભવનના અધિકારીઓ કર્મચારીઓનો હંમેશાં ઉષ્માભર્યો સહકાર મળ્યો છે રાજભવન લોકભવનમાં પરિવર્તિત કરવામાં રાજભવનના સૌ અધિકારીઓનો હિસ્સો છે

તેમણે સૌ અધિકારીઓ અને કર્મચારીઓની કર્મનિષ્ઠ સેવાઓને બિરદાવી હતી આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી અવિનાશ કોહલીએ તેમના આશીર્વચનમાં અધિકારીઓ કર્મચારીઓની સેવા કર્મઠતાને બિરદાવી હતી ગૃહનિયામક શ્રી બકુલ જાનીએ પણ રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નરશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી